સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાના પાલન સાથે કામગીરી કરાશે તેમજ અદાલતોમાં કોવિડ ઓફિસરની નિમણૂક કરાશે

અદાલત સંકુલના એ ટી એમ બંધ રહેશે કેન્ટીનમાં પાણી ચ્હા કોફી અને પેકેજ કૃડ રખાશે તેમજ તમામ લોકો માટે માસ્ક ફરજિયાત અને થર્મલ ચેકીંગ બાદ જ પ્રવેશ અપાશે આ ઉપરાંત ન્યાયાધીશ અને સ્ટાફના ટેબલ વચ્ચે પ્લેક્સી ગ્લાસ કે એક્રેલીક શીટ મૂકાશે

ફટાકડાના કારણે આગ અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કચ્છ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકાયા છે જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી

પી જી બોટલીંગ પ્લાન્ટ એલ પી જી ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં નેહલ ઠક્કર ગૃહમંત્રી કચ્છ મુલાકાત સીમા સુરક્ષા બળના વડાએ તાજેતરમાં લીધેલી કચ્છની મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાફ દીપોત્સવ પૂર્વે આગામી તા

તેઓ રણમાં ત્રણ સરહદી જિલ્લાના સરપંચો સાથે વાર્તાલાપ કરશે ગૃહમંત્રીના આગમન પહેલાં ધોરડોમાં વિશાળ ડોમ ઉભો કરાઇ રહ્યો છે તો વીજ માળખા માટે પણ પીજીવીસીએલ સજ્જ બની છે બીઐસએફના વડાની મુલાકાત બાદ ગૃહમંત્રીનો કચ્છ પ્રવાસ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો મનાઇ રહ્યો છે નેહ્લ ઠક્કર કચ્છ ખારેકમાંથી ગોળબાઈટ કચ્છની કેસર કેરી ખારેક સહિતની કૃષિ પેદાશો આજે દેશ વિદેશમા પ્રખ્યાત બની છે અને હવે કચ્છમાં પણ સફરજનની ખેતીના પણ પ્રથોગો થઈ રહ્યા છે ત્યારે કચ્છના પ્રગતિશીલ ખેડૂત અગ્રણી લાલજીભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવવાનો અનોખો પ્રથોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે ક્રષિ ક્ષેત્રમાં અનેક ક્રાંતિ કરનાર ખેડૂત અગ્રણી શ્રી વેલજીભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવવાના પ્રયોગ અંગે આ પ્રમાણે જણાવ્યું હતું

આ અંગે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે અબડાસા વિધાન સભા પેટા ચૂંટણીની મત ગણતરી ભુજની ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે

કાઉન્ટીંગ સ્ટાફને આવતીકાલે ભુજના ટાઉન હોલ ખાતે તાલીમ આપવામાં આવશે

નેહ્લ ઠક્કર લર્નિંગ લાયસન્સ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ તરફથી એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી વાહનચાલકોને ફાયદો થશે હવેથી લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ માટે લાંબા સમયની અપોઈન્ટમેન્ટમાંથી રાહત મળી શકશે હાલ જ્યાં લર્નિંગ લાઈસન્સના ટેસ્ટ લેવાય છે તે આઈટીઆઈમાં એપોઈન્ટમેન્ટ વધારવાની અને સમય વધારવાની જાહેરાત કરી છે તે મુજબ હવે કચ્છની તમામ આઇટીઆઇમાં અપોઈન્ટમેન્ટ ખુલ્લી મુક્તા જલ્દી કામ થશે

વધુને વધુ અરજદારો એકસાથે ટેસ્ટ આપી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે નેહ્લ ઠક્કર હવામાન આજે સવારે વાતાવરણ પલટાયું હતું કેટલાક વિસ્તારોમાં ધુમસ છવાયું હતું તો ઝાકળ વર્ષથી જમીન ભીની થઇ હતી જો કે ઝાકળ ઉડતા ઠંડી વધવાના સંકેત સાંપડે છે